રાજ્યના સુગ્રથિત વિકાસ માટે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલ દ્વારા મહેસૂલી પ્રક્રિયાને વધુ વેગવાન બનાવવાનો નિર્ધાર કરાયો છે જેના પરીણામે અનેકવિધ મહેસૂલી સુધારા રાજ્ય સરકારે કર્યા છે જેના ખુબ જ સારા પરીણામો પ્રાપ્ત થઈ રહ્યાં છે

નેહલ ઠક્કર અબડાસા ચૂંટણી અધિકારીબાઈટ અબડાસા પેટા ચૂંટણીમાં મતદાન અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે આ અંતર્ગત શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા અયૂક મતદાન કરશું તેવી શપથ માતાપિતા પાસે લેવડાવામાં આવી હતી

આ અંગે વધુ માહિતી આપતા અબડાસા વિધાનસભા યૂંટણી અધિકારી શ્રી પ્રવિણસિંહ જૈતાવતે આ પ્રમાણે જણાવ્યું હતું

તથા આ નાની બાળાએ લોકોએ મતદાનના દિવસે ભૂલ્યા ભૂલ્યા વગર મતદાન કરે તે માટે જાગૃતિ સંદેશ પણ આપ્યો હતો

આજની ક્વીઝ સ્પર્ધામાં વિધાનસભાની ચૂંટણી વિષયક પ્રશ્નો આધારિત કસોટી લેવામાં આવી હતી વિજેતાઓને જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા અભિનંદન પાઠવી બિરદાવવામાં આવ્યા હતા